મુખ્ય ન્યાયાધીશ શ્રી દીપક મિશ્રાના અધ્યક્ષપદ હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું છે કે રાજકીય ઉમેદવારની માહિતી એ નાગરિકોને અધિકાર છેઅને રાજકીય પક્ષોએ તેની વેબસાઇટ પર ઉમેદવારોની માહિતી મૂકવી જોઇએ સર્વાનુમતે જાહેર કરેલા ચુકાદા અંગે મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે સંસદમાં ગુનાઇત વ્યક્તિો ન પ્રવેશે તેનું ધ્યાન રખાવું જોઇએ અને આ માટેનો કાયદો ઘડવા પણ બેન્ચે સૂચન કર્યું છે આ માટે ઉમેદવારોની વિગતો માધ્યમોઅખબારોમાં જાહેર થાય તે જરૂરી છે આ જાહેરહીતની અરજીમાં ગુનાઇત આરોપો હોય તેને ચૂંટણી લડતા રોકવા માટે માગણી કરવામાં આવી હતી

તેમણે કહ્યું કે બેન્કોમાં મૂકાયેલો વિશ્વાસ ટકી રહેવો જોઇએ

તેમણે કહ્યું કે સર્વસમાવેશિતા અને વૂદ્ધિ જાળવવા માટે ભારતીય ખરીદ શક્તિ મહત્વનું પરિબળ છે તે દ્વારા ભારતનો વૃદ્ધિદર આઠ ટકા આસપાસ જળવાઇ રહેશે

બેન્કો દ્વારા વસુલાત ક્ષેત્રે અને ધિરાણ વ્રદ્ધિમાં કરાયેલી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા સમારોહમાં ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટ લીફ્ટીંગ વિશ્વ ચેમ્પીયન શેખોમ મિરાબાઇ ચાનુને રાજીવગાંધી ખેલ રત્ન એવોર્ડ એનાયત કર્યો હતો તેમાં સાડા સાત લાખ રૂપિયા રોકડ પુરસ્કાર પ્રશસ્તિપત્ર અને ચંદ્રક આપવામાં આવે છે

આ ઉપરાંત રાષ્ટ્રપતિએ આઠ કોચને ક્રોણાચાર્ય પુરસ્કાર એનાયત કર્યા આ ઉપરાંત ચાર જજ્ઞાને ધ્યાનચંદ એવોર્ડ અપાયો છે

નઙાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રથમ દિવસે એક હજાર લોકોને લાભ મળ્યો છે પ્રધાનમંત્રીએ રાંચીથી રવિવારે તેનો આરંભ કર્યો હતો

તેમાં દસ કરોડ પરિવારોને દર વર્ષે પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ અપાશે

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંગે કરારપત્ર વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે

મેળા પ્રસંગે લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે

ભારત પહેલા જ ફાઈનલમાં પહોચી ગયું છે જયારે અફઘાનિસ્તાન સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયું છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાણી કી વાવની મુલાકાત લીધી હતી ઈતિહાસ અને વિશેષતાઓ અંગે જાણકારી આપી હતી